આ જિલ્લામાં ફર્નિયર પાર્ક વિકસાવવા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ડ્રીઝ દ્વારા એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે આ સમિતિએ કચ્છમાં ફર્નિચર પાર્ક માટે તમામ સંભાવનાઓનો અભ્યાસ કરી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ જરૂરી ચર્ચા કરી હતી ચેમ્બર પ્રમુખ અનિલ જૈને મુખ્યમંત્રીને વિસ્તૃત અહેવાલ આપતાં કહ્યું હતું કે આ જિલ્લો રાજ્યોનો ટિમ્બર ઝોન જાહેર કર્યા બાદ દેશના આયાતી ટિમ્બરન્ કેન્દ્ર બન્યો છે વિદેશોમાં મોટા પ્રમાણમાં ઈમારતી લાકડાંની આયાત થઈ રહી છે

આ કાર્યક્રમ વિષે કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય યુવા સંઘના પ્રમુખ રામદેવસિંહ જાડેજાએ આ પ્રમાણે જણાવ્યું હતું